પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાના સાંસદ તરીકે બીજી વખત ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે

ફળદ્દએ જીએસએફસીની ખાતરની થેલીમાં વજન ઘટ બાબતમાં કોઈ કૌભાંડ નહીં પરંતુ ટેકનીકલ ખામી હોવાનું જજ્ઞાવ્યું છે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

શ્રી ફળદુએ કહ્યું કે ખેડૂતોની આવક બમજ્ઞી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે ખેડૂત હિતલક્ષી અનેક નિર્જ્યો પણ કરવામાં આવ્યા છે

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ એમ્બ્યુલન્સ વાફન સજ્જ રાખવા અને જો કોઈ વાફન બંધ હોય તો તેને તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી હતી

માલ પરિવહનક્ષેત્રે અમદાવાદ ડિવિઝનમાં ગાંધીધામ મોખરે રહ્યુ છે ત્યારે ગાંધીધામથી હજુ પણ વધુમાં વધુ પ્રમાણમાં માલનું પરિવહન થાય તે માટેની તકો અને સ્થિતિનો તાગ મેળવવા માટે આજે સવારે ડેપ્યુટી ચીફ ઓપરેશનલ મેનેજર નંદિ શુકલા ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા

તમામ મંડળીઓને દૂધ સંઘ દ્વારા મગાવવામાં આવેલા જરૂરી આધારી મંડળીઓ દ્વારા જમા કરાવ્યેથી તાત્કાલિક ધોરણે મંડળીઓને યૂકવણી કરવામાં આવશે જેથી અછતના સમયમાં પશુપાલકોને દૂધ ભાવફેરની રકમ જરૂરી ઉપયોગી નીવડે તેવું ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું